પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

કામોનું લાકાર્પણ થયું તેમણે યુવાનોને ભારતના નવનિર્માણ માટે રાષ્ટ્ર માટે મરો ને બદલે રાષ્ટ્ર માટે જીવોનો સંકલ્પ કરવા અપીલ કરી

સાથે વિશાળ રેલી નીકળી લોકોનો સારો પ્રતિસાદ મળ્યો દેશ સહિત રાજ્યભરમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઊજવણી ને લઇને વિવિધ કાર્યક્રમો દ્વારા મતદારોને તેમના હક્ક અને અધિકારોથી જાગૃત કરાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે છ વાગે આકાશવાણી પરથી

રાજ્યમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટમાં થશે રાજપીપળામાં વિવિધ સરકારી કચેરીઓને રોશનીથી શણગારાઇ છે સાગબારા ખાતે જીલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે પોલિસ એવાડં ગાંધીનગરમાં વાહન અને સલામતિ શાખામાં ફરજ બજાવતા ડીવાય એસપી અભય સિંહ યુડાસમાના નામની રાષ્ટ્રપતિનો પુરસ્કાર આપવા માટે જાહેરાત થઇ છે રાષ્ટ્રપતિ દ્વારા પ્રજાસત્તાક દિવસે જવાનોને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ એનાયત કરવામાં આવે છે એવોર્ડ માટે અભય સિંહ યુડાસમાના નામની જાહેરાત થતાં પોલિસ તંત્રમાં ખુશીની લહેર જોવા મળે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંમેલનને સંબોધતા જણાવ્યું કે નવા ભારતના નિર્માણ માટે યુવાનો ડાય ફોર નેશન નહીં પણ લીવ ફોર નેશન માટે સંકલ્પબધ્ધ બને તે સમયની જરૂરિયાત છે તેમણે યુવાનોને રાષ્ટ્ર માટે જીવવા સાથે નોકરીદાતા બનવા અપીલ કરી હતી

તેમણે રહ્યું હતું કે રાજ્યના યુવાનો ટેકનોલોજીના માધ્યમ દ્વારા નવા નવા સંશોધનો થકી ગુજરાતનું નામ રોશન કરે તે અત્યંત અનિવાર્ય છે મુખ્યમંત્રીએ ગોંડલ ખાતે મહિલા સંમેલનને સંબોધ્યું હતું

મહિલા લાભાર્થીને પાસબુકનું પણ વિતરણ કર્યું હતું

જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ રેલીમાં સાંસદ દિપસિંહ રાઠોડ અને ધારાસભ્ય હિતુ કનોડિથા સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો જોડાયા હતા મહિસાગર જીલ્લામાં લુણાવાડા વીરપુર અને બાલાસિનોરમાં જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ત્રિરંગા રેલી નીકળી હતી

રાષ્ટ્રપતિ સંબોધન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે રાષ્ટ્રને સંબોધન કરશે તેમના સંબોધનનુ પ્રથમ ફિન્દીમાં સાંજે સાત વાગ્યાથી અને ત્યારપછી અગ્રેંજીમાં આકાશવાણીના તમામ કેન્દ્રો અને દૂરદર્શનની બધી જ ચેનલો પરથી પ્રસારણ કરવામાં આવશે રાષ્ટ્રપતિનું સંબોધન હિન્દી અને અંગ્રેજીમાં દૂરદર્શન પરથી પ્રસારિત કરાયા પછી દૂરદર્શનની તમામ પ્રાદેશિક ચેનલો પર તેનો પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે આકાશવાણી રાષ્ટ્રપતિના રાષ્ટ્રજોગ સંદેશાના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદને રાત્રે સાડા નવ વાગ્યાથી પ્રસારિત કરશે

રાજ્યપાલે પ્રાસંગિક પ્રવયનમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી ઘરાવતા ભારતમાં સયોટ રીતે અને સફળતાપૂર્વક યૂંટણી કામગીરી કરવા બદલ યૂંટણીપંચની પ્રશંસા કરી હતી

આ પ્રસંગે યૂંટણીપંચના મુખ્ય યૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ વિડીયો કોન્ફરનસીંગ માધ્યમથી મતદાર દિવસની ઊજવણીમાં ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું

આ વિશે વધુ માહિતી નાયબ વન સંરક્ષક એસ

એસોડાએ આપી હતી

આવતીકાલે સાંજે છ વાગે મન કી બાત હિન્દીમાં પ્રસારિત થયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેનો ભાવાનુવાદ તરત જ પ્રસારિત કરાશે